રાજ્યપાલશ્રીની પોતાના વિવેકાધીન ફંડમાંથી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂ

રાજ્યપાલશ્રીએ જણાવ્યું છે કે કોરોનાની મહામારીના સામના માટે સમગ્ર દેશ અને ગુજરાતના નાગરિકોની સેવા અને સહકારની ભાવના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની જહેમતના પરીણામે શ્રેષ્ઠ પ્રયાસો થઇ રહ્યા છે કોરોના સંક્રમણ સામેની સમગ્ર રાષ્ટ્રની આ લડાઇમાં સૌ નાગરિકો ઉદાર હાથે સહયોગ આપી નાગરિક ધર્મ બજાવે તેવી અપીલ પણ આ તકે રાજ્યપાલએ કરી છે

કે

સમગ્ર કચ્છ જિલ્લાનાં વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે સારું કોઇપણ વ્યકિતએ બિનજરૂરી રીતે ઘરની બહાર નિકળવું નહીં કે અવર જવર કરવી નહીં અને જિલ્લાની હદ ક્રોસ કરવી નહીં તેમજ લોકડાઉનની યુસ્તપણે અમલવારી કરવી સક્ષમ અધિકારશ્રીની પરવાનગી વગર અનધિકૃતગેરકાયદેસર રીતે યાર કે યારથી વધુ વ્યકિતઓએ એક સાથે કોઇપણ જગ્યાએ એકઠા થવું નહીં રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સૂ ચનાઓનું યુસ્તપણે પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે